જુલાઇ સુધી નિર્ણય અનામત રાખ્યો છે મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું આજે સવારે લખનૌમાં નિધન

લખનૌના ગુલાલા ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય પરિષદનું અમેરિકા ભારત વાણિજ્ય પરિષદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવિડની સ્થિતિમાં ભારત અને અમેરિ કા વચ્યે ભાગીદારી કેવી રીતે આકાર આપી શકે છે તે અંગે વિચારો રજૂ કરશે ઓનલાઈન પરિષદમાં બંને દેશોના ભાવિ સંબંધ સહિતના ક્ષેત્રો પર ચર્ચા કરશે તેમાં સરકારના નીતિ નિર્માતાઓ રાજ્ય કક્ષાના અધિકારીઓ અને વ્યવસાય અને સમાજના નેતાઓની હાજરી નોધપાત્ર બનશે મુખ્ય વક્તાઓમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અમેરિકના વિદેશ મંત્રી માઇક પોમ્પીયો વર્જિનિયાના સેનેટર અને ઈન્ડિયા કોકસના સહ અધ્યક્ષ શ્રી માર્ક વર્નર સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિક્કી હેલી પણ છી

રાજ્ય અને કેન્દ્ર સરકાર હેઠળના સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે ઉપલબ્ધ આરટી પીસીઆર ટેસ્ટિંગ મશીનોને જિલ્લા હોસ્પિટલો અને પરીક્ષણ પ્રયોગશાળાઓમાં મૂકવામાં આવે આ ઉપરાંત એન્ટિજન કીટ ખરીદવા કહેવામાં આવ્યું છે

તેણે નેટવર્કમાં રાજ્ય દીઠ ઓછામાં ઓછા પાંચ લેબ્સ ઉમેરવાની સલાહ આપી છે

આ ઉપરાંત લદાખ હરિયાણા તેલંગણા અને આંદામાન નિકોબાર ટોચ પર છે

શ્રી ગર્ગે કહ્યું છે કે વાલ્વ વાળા માસ્કનો ઉપયોગ કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે અપનાવવામાં આવેલા પગલા માટે નુકસાનકારક છે કારણ કે તે વાયરસને અટકાવતો નથી આરોગ્ય મંત્રાલયે તેની વેબસાઇટ પર ઉપલબ્ધ રક્ષણાત્મક કવરના ઉપયોગ અંગેની સલાહ અંગેનો ઉલ્લેખ પણ કર્યો છે

ટ્વીટ્ કરતાં શ્રી જાવડેકરે કહ્યું કે અમેરિકા યુરોપ અને બ્રાઝિલની તુલનામાં ભારતમાં ઓછામાં ઓછા કેસ ઓછા સક્રિય કેસ અને ઓછો મૃત્યુદર છે તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ મીણબત્તીની રોશની કરીને મજાક ઉડાવીને ભારતની જનતા અને કોરોના લડવૈયાઓનું અપમાન કર્યું છે મંત્રીશ્રીએ કહ્યું કે શાહીન બાગ ફલ્લડો જ્યોતિરાદિત્ય અને મધ્યપ્રદેશને ગુમાવવા પરપ્રાંતિય મજૂરોને ભડકાવવા કોંગ્રેસની ઐતિહાસિક પરાજયની વર્ષગાંઠ રાજસ્થાનમાં નૈતિક પતન જેવી બાબતોથી બયવા ચીનનો બયાવ એ કોંગ્રેસ પક્ષની કેટલીક મહત્વપૂર્ણ સિદ્ધિઓ છે

વિવિધ કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ પગલું ભર્યું છે આ ખાસ સૂચિત કરાયેલા નવા માર્ગો પહેલી ઓગસ્ટથી અમલમાં આવશે કેન્દ્રિય જહાજ બાબતોના મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે આ નિર્ણય ભારતીય જળવિસ્તારોમાં નેવિ ગેશનની સરળતા માટે કેન્દ્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમણે જણાવ્યું કે તેનાથી દરિયાઇ પર્યાવરણની સુરક્ષા વધારવાની સાથે ટ્રાફિકના પ્રવાહમાં સરળતા રહેશે વેપારી જહાજો અરબી સમુદ્રમાંથી પસાર થાય છે અને ઘણાં ફિશિંગ જહાજો પણ પસાર થાય છે એટ્લે આ ક્ષેત્ર વ્યસ્ત માર્ગ માંનો એક હોવાથી વહાણો વચ્ચે અકસ્માતોનું કારણ બને છે

પક્ષના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશના રાજ્યસભાના સાંસદ શિવ પ્રતાપ શુક્લ તાજેતરમાં રાજ્યસભામાંથી નિવૃત્ત થયેલા નારાયણ પંચરિયાનું સ્થા ન લેશે શ્રી રાકેશ સિંહ પાર્ટીના બિહારના સંજય જયસ્વાલની જગ્યા લેશે

જોકે પરિસ્થિતિમાં સુધારો થયો છે

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કહ્યું કે લાલજી ટંડનના અવસાનથી રાષ્ટ્રે એક મહાન નેતા ગુમાવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લાલજી ટંડનને સમાજસેવા કરવાના અથાગ પ્રયત્નો માટે યાદ કરવામાં આવશે

મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનું આજે સવારે લખનૌમાં નિધન થયું હતું તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે લખનૌના ગુલાલા ઘાટ ખાતે કરવામાં આવ્યા હતા

એજન્સીએ આર્થિક ગુનાઓ સામે લડવા માટે બંને દેશો વચ્ચેના પરસ્પર કરારના પગલે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે